ફળદુએ જજ્ઞાવ્યું છે કે દેશમાં રાષ્ટ્ર ભાવના વધુ મજબૂત બનાવવા સ્ટેચ્યુ ઓફ યુનિટી અનેક માટે પ્રેરણારૂપ સાબિત થશે મંત્રી આર

નરસિંમ્હન તેમજ મુખ્યમંત્રી શ્રી ચંદ્રબાબુ નાયડુની મુલાકાત લીધી હતી અને આ ઐતિહાસિક પ્રતિમાની મુલાકાત લેવા ગુજરાત સરકાર વતી આમંત્રજ્ઞ પાઠવ્યું હતુ મંત્રીશ્રી ફળદુએ સરદાર સાહેબના જીવન વિશે તેમજ કાર્યશૈલીની વિસ્તૃત ચર્ચા કરી હતી મુલાકાત પ્રસંગે સિંચાઇ પાણી પુરવઠા રાજ્યમંત્રી પરબતભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના અનેક લોકોને સતત પ્રેરણા આપશે તેમજ દેશમાં પ્રવાસન અને રોજગાર ક્ષેત્રે નવી તકો પુરી પાડશે

જીલ્લા મથક ભુજ સ્થિત ગુજરાત અદાણી ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાઈન્સ ગેઈમ્સ સંચાલિત જી કે જનરલ હોસ્પિટલમાં આજે સમગ્ર વિશ્વની સાથે વિશ્વ એનેસ્થેટીક ડેની કેક કાપીને ઉજવણી કરવામાં આવી આ અંગે હોસ્પીટલના એનેસ્થેટીક વિભાગના મુખ્ય સર્જન ડોક્ટર પ્રસાદે માહિતી આપતા જણાવ્યું હતું કે હોસ્પીટલમાં રૂપિયા બે કરોડથી વધુની કિંમતના અત્યાધુનિક એનેસ્થેટીક સાધનો છે અને આ વિભાગ અત્યંત સમૃદ્ધ છે

તેમણે વધુમાં કહ્યું કે હોસ્પિટલમાં રોજની સરેરાશ રપ શસ્ત્રક્રિયા કરવામાં આવે છે

આ અંગે નાયબ પશુપાલન નિયામક ડોક્ટર કે જી બ્રહ્મક્ષત્રીયએ જણાવ્યું હતું કે આ એમ્બ્યુલન્સ સેવાથી ઈજાગ્રસ્ત બિનવારસુ તમામ પશુ પક્ષીઓની વિના મુલ્યે ઈમરજન્સી સારવાર કરવામાં આવશે આશુતોષ અંતાણી કચ્છ માતાના મઢ હવન કચ્છના દેશદેવી માં આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે યાલી રહેલી અશ્વિન નવરાત્રી મહોત્સવની ઉજવણી અંતર્ગત આજે રાત્રે જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજીના ફસ્તે શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક હોમ હવન બાદ બીડું હોમાશે ત્યારબાદ આવતીકાલ બુધવારે વહેલી સવારે કચ્છ રાજપરિવારના સભ્યો દ્વારા માતાજીને જાતર એટલે કે પતરી ચડાવીને આશીર્વાદ મેળવશે

સ્વામીનારાયણ મંદિર સામે આવેલા પુરાતન શમી વૃક્ષ તળે શ્રી સાવજસિંહ જાડેજાના હસ્તે શસ્ત્રપૂજન કરવામાં આવશે